શ્રી મોદીએ કહ્યું કેઉજજવલા યોજનાથી ગરીબો ના જીવનમાં પરીવર્તન આવી રહ્યું છે તેમજ યોજનાથી સમાજમાં સ્ત્રી સશક્તિકરણ અને વ્ધુ સારૂ સ્વાસ્થ્ય જળવાય રહ્યું છે

ચાલુ વર્ષે રાજય સરકારે પ્રસ્તુત માનવ કલ્યાણ યોજનામાં આમુલ ફેરફારો કરીને લોકોને તેમના વ્યવસાયમાં વ્ધુ ઉપયોગી થાય તેવી કિટસનું વિતરણ કરવાનો અત્યંત મહત્વનો નિર્ણયો લીધો છે

બેઠકમાં ભુજમાં આશાપુરા ફાઉન્ડેશનની ફાઈન આર્ટસ કોલેજલેવા પટેલ સમાજની બીએસસી બી એમ સી

આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બી એડનો નવો કોર્સ શરુ કરવા પણ મંજુરી અપાઈ છે

જેમાં સુકો કચરોભીનો કચરોપ્લાસ્ટીકનો કચરો એકઠો કરવામાં આવશેજેનું સંચાલન ગામની સખીમંડળ દ્વારા કરવામાં આવશે તમામ ગામોએ નારેગા યોજના હેઠળ ઘન કચરાના ડોમ બનાવેલ છે તેમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું